શિયાળુ સત્ર અગાઉ ગઈકાલે સરકારે બંને ગૃહોની કાર્યવાહી સરળતાથી ચાલુ તેની ખાતરી કરવા માટે બધાનો સહયોગ માંગવા નવી દિલ્હીમાં સર્વપક્ષીય બેઠક બોલાવી હતી આ બેઠકમાં ભાગ લેતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આશ્વાસન આપ્યું કે સરકાર બધા જ મુદ્દાઓ ઉપર ચર્ચા માટે તૈયાર છે

બેઠક બાદ સંસદીય કાર્યમંત્રી પ્રહલાદ જોષીએ પત્રકારોને જણાવ્યું કે પ્રધાનમંત્રીએ બેઠકમાં તમામ રાજકીય પક્ષોને અનુરોધ કર્યો છે કે તેઓ આ સત્રને પાછલા સત્ર જેટલું જ સફળ બનાવે

શ્રી મોદીએ એમ પણ કહ્યું કે દેશનું સંવિધાન અને લોકતાંત્રિક પ્રક્રિયા અનોખી છે અને તેની ઓળખ બનવી જોઈએ અત્રે જણાવીએ કે એક બાજુ સરકાર આ સત્ર દરમિયાન કેટલાક મહત્વના બિલ રજુ કરવા માટે કમર કસી ચૂકી છે

રાજ્યસભાના અધ્યક્ષ એમ વેંકેયા નાયડુએ ગઈકાલે રાજ્યસભાના વિવિધ દળોના નેતાઓ સાથે બેઠક યોજી હતી એનડીએના ઘટક પક્ષોની પણ સંસદ ભવનમાં બેઠક યોજાઈ ગઈ લોકસભાના અધ્યક્ષ ઓમ બિરલાએ તમામ રાજકીય પક્ષોને સંસદની સરળ કાર્યવાહી માટે સહયોગની અપીલ કરી હતી

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે સવારે સાડા નવ વાગ્યે રાષ્ટ્રપતિ ભવન ખાતે તેમને પદની શપથ લેવડાવશે ન્યાયમૂર્તિ બોબડે ન્યાયમૂર્તિ રંજન ગોગોઈનું સ્થાન લેશે જેઓ ગઈકાલે સેવા નિવૃત્ત થયા છે

તેઓ ઐતિહાસિક અયોધ્યા ચુકાદો આપનાર પાંચ સદસ્યવાળી સંવિધાન પીઠના સદસ્ય છે

ચાલુ વર્ષે મેઘરાજા મન મુકીને વરસ્યા છે ત્યારે જળસંચયનો મુદ્દો ખુબ જ અગત્યનો છે

પ્રેમકુમાર કન્નરે ગોઠવેલા આયોજન મુજબ સરકારી હોસ્પિટલમાં લેબની સુવિધા નહી હોય ત્યાંના ડોક્ટર સહી સિક્કા સાથે દર્દીને ચિક્રી લખી આપશે તેમના સીબીસી ટેસ્ટ ખાનગી લેબોરેટરીમાં મફત કરી આપવાનું શરૂ કરાયું છે આ ઉપરાંત તેમના હસ્તકની તાલુકા આરોગ્ય અધિકારી કચેરી દ્વારા ખાનગી લેબોરેટરીઓ સાથે થયેલા મોખિક કરાર મુજબ પરીક્ષણ દીઠ થતો ખર્ચ નિયત થશે તે સરકાર ચૂકવશે આમ દર્દીઓને લેબ સેવા મફત શરૂ કરાઈ છે